અને પ્રધાનમંત્રી રાષ્ટ્ર જોગ સંબોધન કરશે રાજધાની દિલ્હીમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને એન

દિલ્હી પોલીસ તથા અર્ધ લશ્કરી દળો ચાંપતી નજર રાખી રહયા છે મંત્રીઓઅધિકારીઓ વિદેશી આમંત્રિતો અને સામાન્ય જનતા પ્રધાનમંત્રીના સંબોધન સમયે હાજર હોય ત્યારે સી સી ટીવી કેમેરા પણ સજજ કરાયા છે

સ્વાતંત્રય પર્વની પૂર્વ સંઘ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે કહયું કે સ્વતંત્રતા એ માત્ર રાજકીય સત્તાનો ફેર નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણની ઘટના છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજી ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરશે ભારતના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે સાંજે પ વાગ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્નેહ સંમેલન યોજાશે

બાદમાં રાજયમંત્રીશ્રીના ફસ્તે સારી કામગીરી અને વિવિધક્ષેત્રે સિધ્યિ ફાંસલ કરનારાઓનું મોમેન્ટો પ્રમાણપત્ર આપી સન્માન કરાશે

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા છે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે એસ

જેમાં આઈબીના પીઆઈ શૈલેષ રાવલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે

એલર્ટ વચ્ચે સંદિગ્ધ બોટ જોવા મળતા સુરક્ષા એજન્સીઓ દવારા તપાસ હાથ ધરવામાં આવી છે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આઝાધીની ચળવળમાં યોગદાન આપવાની સ્વાતંત્ર્યસેનાની મહિલા શક્તિઓની યાદ અપાવી હતી મુખ્યમંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહી પોષણ દેશ રોશન યોજના અંતર્ગત રાજ્યની દરેક આંગણવાડીઓમાં પૌષ્ટીક આહાર પહોંચાડવામાં આવે છે